નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું કે ઘુસજ્ઞખોરી ઓળખવા માટે નવ જેટલા સેન્સર ગોઠવવામાં આવે છે સંકલિત સરહદ વ્યવસ્થાપન પ્રોજેકટ યોગ્ય રીતે કામ કરે છે તેમણે કહ્યું કે બી એસ એફ ના જવાનો ઉશ્કેરણીજનક ગોળીબાર કરે તો સામો જવાબ આપીએ છીએ સરહદ પાર કેટલીક છાવણીઓના સમાચાર મળે છે પરંતુ સરહદ ઓળંગવાના કોઇ આદેશ નથી હોતા

આ યુવા શક્તિ જ નવા વિચારો નવા આવિષ્કાર સાથે નયા ભારત એટલેકે ન્યુ ઇન્ડિયાની પહેલ બનશે જૂની અને નવી પેઢી દ્વારા આદાન પ્રદાન એ હવે સમયની માંગ છે તે દ્વારા નવી શોધ અને નવી ટેકનોલોજીને અપનાવી શકીશું

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર રાંધણગેસ સીલીન્ડર માટે તેમજ સબસીડી વિનાના ગેસના સીલીન્ડર માટે ઘટાડો જાહેર કરવામાં આવ્યો જે ગત મધ્ય રાત્રીથી અમલમાં આવેલ છે

જેમાં ડોક્ટર સંજીવ બધવાર કન્સલ્ટન્ટ હેડ ઈ એન ટી હેડ રોબોટિક સર્જન દ્વારા તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક છે જેથી શ્રાવણમાંડતા ધરાવતા જન્મ થી પ વર્ષના બાળકો સાથે વાલીઓએ આ કેમ્પોની નિઃશુલ્ક સેવાનો લાભ લેવા આથી જણાવવામાં આવે છે

ભુજના આ સમારંભમાં આવનારી દરેક બધિર લાભાર્થી યુવતિઓને આયોજકો દ્વારા રૂ